નવા પડકારોનો ઉકેલની દિશાનું અમેરિકા ભારત સપ્તાહ શિર્ષક હેઠળની આ શિખર બેઠકમાં વેપાર અને મૂડીરોકાણ વ્યૂહાત્મક ઉર્જા જોડાણ નાણાંટેકનોલોજી સહયોગ આરોગ્ય સેવા ટેકનોલોજી તથા વૈશ્વિક પુરવઠા સાંકળમાં ભારતની સ્થિતિ જેવા પરસ્પર હિતના અનેક મુદ્દા વિશે ચર્ચા વિયારણા થશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે ગયા સોમવારે આ શિખર બેઠકને સંબોધન કર્યું હતું આ બેઠક એક અઠવાડિયુ ચાલશે

ઓ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે સવારે રશિયાની ત્રણ દિવસની મુલાકાતે જવા દિલ્હીથી રવાના થયા તેઓ શાંઘાઇ સહકાર સંગઠનના સંરક્ષણ મંક્ષીઓની બેઠકમાં ભાગ લેવા રશિયા ગયા છે આ સંગઠનના સભ્ય આઠેય દેશોના સંરક્ષણમંત્રીઓ સાથે ત્રાસવાદ અને અંતિમવાદ જેવા પ્રાદેશિક સલામતિના પડકારો તેમજ તેને સાથે મળીને નાથવાના ઉપાયો વિશે ચર્ચા વિચારણા કરશે આ શુકવારે મોસ્કોમાં આ મુદ્દે ચર્ચા થવાની છે

ખાતે ઊભી થયેલી સ્થિતિ અંગે એક બેઠક યોજી હતી દક્ષિણ પેંગોંગ વિસ્તારમાં ચીનના લશ્કર દ્વારા તાજેતરની ઉશ્કેરણી બાદ ભાવિ કાર્યવાહી અંગે વિચારણા માટે આ બેઠક બોલાવી હોવાનું અનુમાન છે ગઈકાલે ભારતીય સેના અને પીએલએ વચ્ચે યૂશુલ ખાતે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ફ્લેગ બેઠકમાં ઉશ્કેરણીજનક લશ્કરી ગતિવિધિઓ અંગે યર્યા યોજાઇ હતી પૂર્વ લદ્દાખમાં યાલી રહેલી અથડામણ દરમિયાન પીએલએના સૈનિકોએ સર્વસંમતિનો ભંગ કર્યો હતો યથાવત સ્થિતિ જાળવવા અને ઉશ્કેરણીજનક લશ્કરી હિલચાલ રોકવા માટે ભારત સતત પ્રયત્નશીલ છે

આ સરહદી વિવાદ ઉકેલવા ભારત અને ચીનના લશ્કરી તથા રાજદ્વારી અગ્રણીઓ દ્વારા મંત્રણાઓ કરાઈ રહી છે અગાઉ બંને દેશના વિદેશમંત્રી અને બે વિશેષ પ્રતિનિધિ પરસ્પર સમજૂતી અને શાંતિ જાળવી રાખવા ઉશ્કેરણીજનક કાર્યવાહી કે તંગદિલી વધે તેવી પ્રવૃત્તિ નહીં કરવા અને જવાબદારીપૂર્વક વર્તવા સહમત થયા હતા

કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે સર્વોચ્ય અદાલતમાં ઘિરાણ પર વ્યાજ માફી અંગેની અરજીના જવાબમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે

પરંતુ માફ કરી શકાય નહીં

બેન્કોને ઘિરાણ પરનું વ્યાજ માફ કરવાનું કહેવામાં આવે તો તેમને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે આ કેસની વધુ સુનાવણી આજે કરવામાં આવશે કોરોનાના કારણે સરકારે નાના મોટા તમામ દેવાદારોને ધિરાણના હપ્તા કે વ્યાજ ગયા માર્ચથી મે એટલે કે ત્રણ મહિના સુધી ચૂકવવાનું મોકુફ રાખવાની જાહેરાત કરી હતી

છેલ્લા પાંચ મહિનામાં કોવિડ સંક્રમણના પરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરાયો છે

કોરોનાનું સંક્રમણ રોકવાના અસરકારક પગલાના પરિણામે સંક્રમિતતા દર પણ સાડા આઠ ટકા જેટલો ઓછો રહ્યો છે

તેમાં પણ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ અને મધ્યપ્રદેશમાં આ દર પાંચ ટકાથી પણ ઓછો છે

ગઇકાલે સૌથી વધુ પોણા સોળ હજાર દર્દી મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા હતા

જો કે દેશમાં કોરોનાના મૃત્યુદર પોણા બે ટકા જેટલો જ રહયો છે જે વિશ્વમાં સૌથી ઓછા મૃત્યુદર વાળા દેશોની સમકક્ષ છે

ગોયલ ભારત પ્રશાંત વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે કહ્યું છે કે હિન્દુ પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વાસપાત્ર અને સુનિશ્ચિત પુરવઠા વ્યવસ્થા ગોઠવવાના વ્યાપક વિચારનું ભારત સમર્થન કરે છે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં પુરવઠા સાંકળ વિષે આયોજીત મંત્રી કક્ષાની બેઠકને સંબોધતા શ્રી ગોયલે ઉમેર્યું હતું કે ભાવમાં વધ ઘટ પર અંકુશ મૂકવા અને ચીજવસ્તુઓના પુરવઠાને લગતા અન્ય પડકારોને પહોંચી વળવા પુરવઠા વ્યવસ્થાન વ્યાપ વધારવો જરૂરી છે આ બેઠકમાં ભારત ઓસ્ટ્રેલિયા તથા જાપાનના વેપાર અને વાણિજ્યમંત્રીઓએ આ ક્ષેત્રમાં પુરવઠા વ્યવસ્થાનું મહત્વ અને તેમન વિસ્તરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ભારત જાપાન અને ઓસ્ટ્રેલિયાના વેપાર તથા વાણિજ્યમંત્રીઓએ ભાગ લીધો હતો